તેમાં દેવાં વસૂલાત ટ્રીબ્યુનલ સમક્ષના કેસને આવરી લેવાયા છે આ અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો તેમાં વડી અદાલત સર્વોચ્ય અદાલત તથા આવકવેરા ટ્રીબ્યુનલમાં પડતર કેસના વિવાદને આવરી લીધા છે

મંત્રીમંડળે પેસ્ટીસાઇડ વ્યવસ્થાપન ખરડાને પણ મંજૂરી આપી છે તેમાં ખેડૂતોને સલામત અને અસરકારક જંતુનાશક દવા મળી રહે તે અંગેની જોગવાઇ છે શ્રી જાવડેકરે કહ્યું કે સંસદના અંદાજપત્ર સત્ર દરમિયાન આ ખરડો રજૂ થશે તેમણે કહ્યું કે આ ખરડા દ્વારા જૈવિક જંતુનાશકને પ્રોત્સાહન અપાશે મંત્રીમંડળે મહત્વનાં બંદર સત્તામંડળ ખરડાને પણ મંજૂરી આપી છે

આ ઉપરાંત ભારત શ્રીલંકા વચ્ચે બેવડા કરવેરા રાખવાના કરારને પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે મત્સ્યોદ્યોગ વિકાસને લગતી ભારત અને આઇસલેન્ડ વચ્ચેની સમજૂતીને પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને અમેરિકા બહૂલવાદ અને લોકશાહીને વરેલા દેશ છે અને વિવિધ વિષયોમાં સહકાર સ્થાપિત કર્યો છે તેનાથી બંને દેશોના નાગરિકો ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ સંવાદિતાને વિકાસ થશે

આજે પૂણેમાં રાષ્ટ્રીયબેન્ક વ્યવસ્થાપન સંસ્થાનના સુવર્ણજયંતિ સમારોહમાં બોલતાં તેમણે કહ્યું કે આ સુરક્ષા અને સલામતિના પગલાંથી દેશની નાણાકીય વ્યવસ્થામાં વધુ શાખ ઉમેરાઇ છે અને બેન્કીંગ ક્ષેત્રમાં સ્થિરતા ઉભી થઇ છે નાણાકીય સર્વસમાવેશિતા અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે બચત થાપણી પર પાંચ લાખ સુધીની વીમી સુરક્ષાતી મૂડીરોકાણકારોનો વિશ્વાસ વધશે દેશના અર્થતંત્ર માટે બેન્કો ધરીરૂપ છે અને દેશની વૃદ્ધિ માટે મહત્વની ભૂમિકા ધરાવે છે

તેમાં જર્મની કેનેડા ફ્રાન્સ ન્યૂઝીલેન્ડ મેકિસકો ઇટાલી અફઘાનિસ્તાન ઓસ્ટ્રીયા ઉઝબેકીસ્તાન અને પોલેન્ડ સહિતના દેશોના પ્રતિનિધિઓ છે તેઓએ વિવિધ ઉદ્યોગ સંગઠન તથા વેપાર સંગઠનના પ્રતિનિધિઓ સાથે વાતયીત કરી હતી

આવતીકાલે તેઓ જમ્મુ જશે તથા ઉપરાજયપાલ ગીરીશચંદ્ર મુર્મુ અને અન્ય અધિકારીઓ મળશે

કુમારી ડેંગ થીન્હ રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લેશે તથા બોધગયા દર્શને જશે

તેમના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો

આ અગાઉ શ્રી કેજરીવાલે ઉપરાજયપાલ અનિસ બૈજલની રાજનિવાસમાં મુલાકાત લીધી હતી

અરજદારોએ રજૂઆત કરી હતી કે કાયદા હેઠળ તેમના અધિકાર છે ત્યારે આ અધિકાર કાયદાથી છીનવી શકાય નહીં અદાલતે જણાવ્યું કે લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ અપાયેલ મતાધિકાર પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકી શકાય છે

આ સાથે તેમણે લોકફરીયાદ નિવારણવ્યવસ્થાની પણ શરૂઆત કરી હતી

નશીલી દવાઓ નિયંત્રણ બ્યૂરો દ્વારા આથોજીત બે દિવસની પરિષદમાં નશીલી દવાઓની ગેરકાનુની હેરફેર પર ચર્ચા થશે બંગાળના અખાતના દેશો બાંગ્લાદેશ ભૂતાન મ્યાંમાર નેપાળ શ્રીલંકા થાઇલેન્ડ અને ભારત એમ સાત દેશો બીમસ્ટેક સંગઠનના સભ્યો છે

ગઇકાલે ચેન્નાઇમાં યોજાયેલા કાર્યકમમાં તેમને આવકારવામાં આવ્યા તથા એક ભારત શ્રેષ્ઠ ભારત અંગેના શપથ નહેરૂ યુવાકેન્દ્રના નિયામક દ્વારા લેવડાવવામાં આવ્યા આ યુવાનો ચેનાઇમાં કોઇ યજમાનના ઘેર એક દિવસ મહેમાનગતિ માણશે અને ત્યાં બને રાજયોની અનુકૂળ વાનગી પણ બનાવાશે

આ કાર્યક્રમ હેઠળ ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે જોડી રયાઇ છે

આરોગ્યમંત્રી ડોકટર હર્ષવર્ધન માનવસંપત્તિ વિકાસમંત્રી રમેશ પોખરિયાલ આરોગ્યરાજયમંત્રી અશ્વીનીકુરમા ચૌબેએ આજે નવી દીલ્ફીમાં શાળા આરોગ્ય અને સ્વસ્થતા રાજદ્દત ઝુંબેશનો આરંભ કર્યો

સંસ્થાના અધ્યક્ષ ટેડ્રીસ એધેનોમે ગઇકાલે જીનીવામાં આ નવા નામની જાહેરાત કરી કોરોના વાયરસ શબ્દ વિષાણુઓના જુથ પૈકીના એક વિષાણુનું નામ છે જે આ બિમારી માટેનું કારણ બને છે બિમારીનું નવુ નામ કોરોના વિષાણુ અને એમ રોગ ત્રણેય શબ્દોના એક એક અંગ્રેજી અક્ષર પરથી બનાવવામાં આવ્યું છે